આ પ્રતિનિધિમંઢલમાં પી

વાલેરા ધારાસભ્ય ડો અનિલ જોશીયારા પ્રવક્તા કેલાસદાન ગઢવી સામેલ હતા

તેમણે કહયું કે કોઈપણ ગુન્હો બને કે અન્યાય થતો હોયતો તેની ફરીયાદ સાંભળવવામાં આવશે

તેમજ તેમની મોબાઈલ નંબરોની યાદી બહાર પડાશે

બે દિવસના કલા મહાકુંભના પ્રથમ દિવસે આજે ભરત નાટયમ લોકનૃત્ય એક પાત્રિય અભિનય તથા સુગમ સંગીત સ્પર્ધાઓ યોજાશે જયારે આવતીકાલે રાસ ગરબા ગીત સમુહગીત લગ્નગીત ફટાણા ઉપરાંત વિવિધ વાદ્યોની હરિયાઈ યોજાશે

તાલુકા કક્ષાપછી હવે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાશે

ગઈકાલથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે જયારે આવતીકાલથી જયાપાર્વતી વ્રત ઉજવાશે

તેથી આ પર્વ દેવપોઢી એકાદશી પણ કહેવાય છે જૈનોના ચાર્તુમાસનો પણ ગઈકાલથી પારંભ થયો છે